કે નાગરીકત્વ સુધારા હેઠળ બહારની કોઈ વ્યક્તિને આ પ્રદેશમાં વસાવવામાં નહી આવે કોકરાજારમાં બોડો શાંતિ કરારની ઉજવણી અંગેના સમારોહમાં બોલતા તેમણે લોકોને કહ્યુ કે હીંસાનો માર્ગ છોડીને રાજકીય પ્રવાહમાં જોડાવા અપીલ કરી છે

ગાંધીનગર ખાતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત શાખાની વાર્ષિક બેઠકને સંબોધતા રાજયપાલશ્રીએ ઉમેર્યુ કે માનવીય સેવાના ઉદાત અભિગમ દ્રારા સ્વૈચ્છિક સેવાને સમર્પિત આ સંસ્થાએ અનેક કિર્તીમાન સ્થાપિ સાથે ગુજરાતનું નામ દેશભરમાં રોશન કરીને આપણુ ગૌરવ વધાર્યુ છે રેડક્રોસ સોસાયટીને બ્રિટીશ મેડીકલ કાઉન્સીલ જર્નલ દ્રારા બેસ્ટ હેલ્થ કેર ઈનોવેટીવ એવોર્ડ પ્રાપ્ત થયો છે

ગાધીનગર ખાતે રાજયના જીલ્લા કલેક્ટરોની યોજાયેલી કોન્ફરન્સમાં મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફલેગશિપ પ્રોજેક્ટ બુલેટ દ્રેન પર બુલેટ ગતિએ કામગીરી યાલી રહી છે

ટી

જે હેઠળ પક્ષકારોએ મહેસુલ વિભાગની ગરવી વેબસાઈટ મારફતે જરૂરી સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીનું ઓનલાઈન યુકવણુ કર્યા બાદ પોતાના દસ્તાવેજોની નોંધણી માટે તારીખ અને સમય ઓનલાઈન મેળવી શકે છે આમદસ્તાવેજોની નોંધણી માટે હાલમાં ઓફલાઈન અને ઓનલાઈન બંન્ને પ્રક્રિયા રાજયમાં કાર્યરત છે

નેશનલ લોક અદાલતમાં ચેક રિર્ટનબેંક નાણાવાહન અકસ્માતલેબરવીજબીલ પાણીબીલસર્વિસ મેટરરેવન્યુ મેટર લગ્ન સંબંધિત કેસ જમીન સંપાદનને લગતા કેસનો બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી નિકાલ કરવામાં આવશે